પ્રધાનમંત્રીએ તેમના આ અંગાઉનાં મન કી બાત કાર્યક્રમમાં લોકોને ફટાકડાનાં ઉપયોગ થી થતા આગનાં બનાવો અને જનફાની રોકવા માટે સુરક્ષિત રીતે દિવાળી ઉજવવા અનુરોધ કર્યો હતો

આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાયેલા વિકાસ પેથ પર ચાલીને ગુજરાત સરકાર વિકાસનું એક મોડલ બની ગયું છે

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાફેરાત કરતા જણાવ્યું ફતું કે મહિલા કેદીઓ તેમના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક દિવાળીનાં તહેવારોની ઉજવણી કરી શકે તે માટે જેલ સુધારણાનાં ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રધાનમંત્રી મોદી ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ મહાને નેતાને શ્રદ્ધાંજલિ આપશે

આ પાવન અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ નાગરિકો ને શુભ કામના પાઠવી છે

દરમિયાન અરબી સમુન્દ્રમાં ક્યાંક વાવાઝોડું સક્રિય થતા રાજ્યના કરછ સફીતનાં બંદરો પર બે નંબર સિઝલ લગાવી દેવામાં આવ્યું છે માછીમારો દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે આસુતોષ અંતાણી પોસ્ટલ બેન્કિંગ સાથે મોબાઈલ બેન્કિંગ બાદ કરછ જીલ્લાના પોસ્ટ વિભાગ દ્વારા પાર્સલ કવર ની ડીલેવરીને પણ ડીજીટલલાઈઝ કરવામાં આવી છે આ અંગે સુત્રો પાસૈથી પ્રાપ્ત વિગતો અનુસાર ખાનગી બેંકો બાદ હવે કુરિયર કંપનીઓને ટક્કર આપવા કરછ જીલ્લાનો ટેપાલ વિભાગ સજ્જ બન્યો છે